યૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો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

તેમણે કહ્યું કે ભારતના પરંપરાગત રમકડા કુદરતી તત્વો રંગો અને પર્યાવરણને અનુકુળ હોવાથી સલામત છે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 તેમણે કહ્યું કે આ રમકડા મેળો માત્ર આર્થિક કાર્યક્રમ નથી પણ દેશની વર્ષો જુની રમતો આધારીત રમકડા સાથેની કડી મજબુત બનાવવાનો પ્રયાસ છે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

દેશના ઘણા ભાગોમાં કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લેતાં શ્રી ગૌબાએ આ મ્જબ જણાવ્યું છે શ્રી ગૌબાએ આજે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પુનરોચ્યાર કર્યો કે રાજ્યોએ કોરોના ફેલાવાને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા સતર્કતા અને સાવચેતીની જરૂર છે કેબિનેટ સચિવે મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ તેલંગાણા અને જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવો સાથે અલગ સમીક્ષા બેઠક યોજી હતી આ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા અઠવાડિયામાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોંધાયો છે રવિશંકર પ્રસાદ કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે સરકાર મીડિયાની સ્વતંત્રતા અને વ્યકિતઓના હક માટે પ્રતિબધ્ધ છે પરંતુ તેમણે એમ પણ જણાવ્યું કે દેશની સલામતી કાયદો વ્યવસ્થા પણ એટલી જ મહત્વપૂર્ણ છે પટણા હાઇકોર્ટના શતાબ્દી સમારોહના ઉદઘાટન પ્રસંગે શ્રી પ્રસાદે આ મુજબ જણાવ્યું હતું કેન્દ્રિયમંત્રી શ્રી પ્રસાદે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયાએ સામાન્ય લોકોને સશક્ત બનાવ્યા છે

ત્યાં સુધી કે કોઇપણ નાગરિક પ્રધાનમંત્રીની પણ ટીકા કરી શકે છે પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ નફરત ફેલાવવા માટે કરવામાં આવે તો પગલાં લેવામાં આવશે કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા મંચોનો દુરુપયોગ અને બનાવટી સમાચારોના ફેલાવા અંગે ચિંતા વ્યક્ત થઇ રહી છે

વેંકૈયા નાયડુએ કહ્યું છે કે કોવિડ રોગયાળા દરમિયાન ઓનલાઇન અદાલતો અને ઇ ફાઇલિંગની પ્રથામાં વૃઘ્ઘિ થઈ છે જેમાં ન માત્ર ન્યાય સુધી પહોંચવામાં સરળતા રહી છે પરંતુ તેમાં સંકળાયેલ ખર્ચ ઘટાડવામાં પણ સુધારો થયો છે આજે ચેન્નાઇમાં આંબેડકર કાયદા યુનિવર્સિટીના અગિયારમા પદવીદાન સમારોહમાં બોલતા શ્રી નાયડુએ આ મુજબ જણાવ્યુ તેમણે વધુમાં જણાવ્યુ હતું કે સાયબર ક્રાઇમ આંતરરાષ્ટ્રીય કાયદા જેવી આધુનિક માંગને પહોંચી વળવા કાનુની સંસ્થાઓ અને શિક્ષણને પણ અનુરૂપ બનાવવું જોઈએ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પોલીસ સુધારણા અને જેલના આધુનિકરણને ન્યાયિક પ્રણાલીમાં સુધારાની સાથે મળીને યાલવું જોઈએ

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદના સૂચના લીધા પછી ઉત્પાદનોની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે

આ ઓળખાતા ઉત્પાદનોને કૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રાલયની પીએમ એફએમઇ યોજના હેઠળ ટેકો આપવામાં આવશે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

જો કે જુદા જુદા મામલાના આધારે સક્ષમ અધિકારી દ્વારા કેટલાક પસંદગીના રૂટ ઉપર આંતરરાષ્ટ્રીય ફલાઇટને મંજુરી આપવામાં આવી શકે તેમ છે આ પ્રતિબંધ કાર્ગો ફલાઇટસ અને ખાસ કરીને ડીજીસીએ દ્વારા મંજુર ફલાઇટસ પર લાગુ થશે નહી ગયા વર્ષે મે મહિનાથી વંદે ભારત મિશન હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફલાઇટસનું સંચાલન કરવામાં આવ્યું હતું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

મતદાન સવારે સાત વાગ્યે શરૂ થશે અને સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહેશે

દરેક જિલ્લા તાલુકાના મથકેથી મતદાન મથક આધિકારી સહિત અન્ય કર્મચારીઓને પોતપોતાના મતદાન મથકે પહોંચાડવા એસ ટી બસો સહિત અન્ય સરકારી વાહનો તૈયાર રખાયાં છે અને આજ સાંજે જ એ તમામ કર્મયોગીઓને પહોંચી જશે ચૂંટણી શાંતિપૂર્વક અને મુક્ત તથા ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજ્યના પોલીસતંત્ર દ્વારા પણ પૂરતો બંદોબસ્ત કરાયો છે

આ ઉપરાંત સંવેદનશીલ મતદાન મથકોએ ફરજ બજાવવા રાજ્ય અનામત પોલીસદળ એસ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

એસએફ શૂંટિગ કૈરોમાં આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન ટુર્નામેન્ટ આઈએસએસએફ શોટગન વર્લ્ડ કપમાં પુરૂષોની સ્કીટ ટીમ ઇવેન્ટમાં મેરાજ અહેમદ ખાન અંગદ વિર સિંહ બાજવા અને ગુર્જોત ખંગુરાની ભારતીય ત્રિપુટીએ કાંસ્ય મેડલ જીત્યો છે

રવિદાસ જયંતી ગુરૂ રવિદાસ જયંતીની આજે દેશભરમાં ઉજવણી કરાઇ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 ભક્તિ યળવળના સંત ગુરુ રવિદાસ જાતિ પ્રથાને નાબૂદ કરવાના પ્રથત્નો કરવા માટે જાણીતા છે તે કબીરદાસના સમકાલીન હતા અને મીરાબાઈના ગુરુ હતા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 શીખ ધર્મમાં તેમનું ખાસ મહત્વ છે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

દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે સંત રવિદાસ જયંતિ નિમિત્તે વારાણસીના સીર ગોવર્ધન વિસ્તારમાં રવિદાસ મંદિરની મુલાકાત લીધી હતી

તેમના પ્રવાસના પહેલા દિવસે આજે પેટ્રોલિયમ મંત્રીએ ખીરકીયા ઘાટ વિસ્તારમાં બાંધવામાં આવેલા સી એન જી સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ તેમણે શહેરમાં નાખવામાં આવેલી પી એન જી